પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધતા જણાવ્યું છે કે ગુણવત્તા અને વિશ્વનીયતા એ બ્રાન્ડ ઈન્ડિયાના મુખ્ય આધઆરસ્તંભો હોવા જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગીયાર વાગે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપ લાઇન દેશને સમર્પિત કરશે ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની સાતમી મંત્રણા બેઠકનો આજે નવી દિલ્ફીમાં આરંભ થયો છે

ડાંગરની ખરીદી લઘુતમ ટેકાના ભાવે કરી છે

આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે ભારતીય વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોએ મેળવેલી સિદ્ધીને બિરદાવી હતી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાષ્ટ્રીય ઓટોમીક ટાઈમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્યનું લોકાર્પણ કર્યું હતું એવી જ રીતે રાષ્ટ્રીય પરિર્યાવરણીય ધારાધીરણો પ્રયોગ શાળાનું ભૂમિપૂજન કર્યું હતું

એવી જ રીતે ભારતીય નિર્દેશ દ્રવ્ય આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ગુણવત્તાની ખાતરી આપવા પરિક્ષણને મદદરૂપ થાય છે ભારતીય વૈજ્ઞાનિકોએ કોવિડની રસી બનાવવામાં મેળવેલી સફળતાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી મેટ્રોલોજી અંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભારતીય ઉત્પાદનોની વિશ્વમાં વિશ્વસનીયતા વધારે છે

આ આયોજન વન નેશન વન ગેસ ગ્રીડની દિશામાં સીમાચિન્હરૂપ છે

તે પ્રતિ દિવસ એક કરોડ વીસ લાખ મેટ્રીક ટન સ્ટાન્ડર્ડ કયુબીક મીટર પરીવહન ક્ષમતા ધરાવે છે તેનાથી એરનાકુલમ થ્રીસુર પાલકકડ મલ્લાપુરમ કોઝીકોડ કન્નુર અને કાસરગૌડ જીલ્લાઓમાં થઇને કેરળના કોચ્ચીમાં તરલ પ્રાકૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ પરીવહન કરવામાં આવશે આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી

તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના યારમાંથી બે પ્રશ્નોના ઉકેલ વિષે સહમતી સધાઈ છે તેમાં પહેલો પર્યાવરણને લગતો અને બીજો વીજળીધારાને લગતો છે શ્રી તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લધુત્તમ ટેકાના ભાવ અને ગંજબજારની વ્યવસ્થા પહેલાંની જેમ જ ચાલુ રહેશે જોકે લધુત્તમ ટેકાના ભાવનો કાયદો અને બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેના તફાવતનો મુદ્દો નવી રચાનારી વિશેષ સમિતિને સોંપવામાં આવશે

આ સમિતિ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કાયદાની બંધારણીય વૈધતાનો અભ્યાસ કરીને નિર્ણય લેશે

શિક્ષણ મંત્રીએ કોરોનાના કપરા કાળમાં શિક્ષણ વિભાગના સહએ એક ટીમ તરીકે કાર્ય કરીને શિક્ષણ પ્રક્રિયાને અસર ન થાય તે માટે ઉપલબ્ધ તમામ માધ્યમોનો ઉપયોગ કરીને રાજ્યમાં દરેક સ્થળે શિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો શિક્ષણ મંત્રીએ શિક્ષાર્થ પ્રોજેક્ટનો મહત્તમ લાભ લઈને તેનો અસર કારક ઉપયોગ કરવા આહવાન કર્યું હતું ડૉક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યની તમામ બી એડ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમને લગતા કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ પરથી જોઈ શકશે

ઔષધ મહાનિયંત્રક વી

સોમાણીએ ગઈકાલે એક પત્રકાર પરીષદમાં આ બંને રસીને મંજુરી આપવાની જાહેરાત કરી ડીસીજીઆઇએ કહયું કે બંને રસીઓના આયાતકાલીન ઉપયોગની વિશેષ સમિતિની ભલામણ પછી આ સ્વીકૃતિ આપવામાં આવી છે સાથે જ કેડીલા હેલ્થકેરને ત્રીજા તબકકાની કલીનીકલ ટ્રાયલ હાથ ધરવાની મંજુરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે

આ કેસમાં પોલીસે ગઈકાલે પાંચ વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે

રાજ્યના પશુ સંવર્ધન ખાતાએ એક રાજ્યકક્ષાનો નિયંત્રણ કક્ષ શરૂ કરીને બર્ડ ફલ્યુના કેસ નોંધાયા છે તે જિલ્લાઓમાં અસરકારક દેખરેખ રાખવા ખાસ ટુકડીઓ મોકલી છે

દરમિયાન પશુ સંવર્ધન વિભાગના અર્ગસચિવ કે

મિણાએ જણાવ્યું છે કે આ વાયરસ ધાતક હોવાથી જરૂરી માર્ગદર્શક રૂપરેખાઓ જારી કરવામાં આવી છે